પ્રાદેશિક સમાયાર સિમ્પલ ઠકકર વાંચે છે ત રાજયસભાના સાસંદ અભય ભારદ્રાજનું કોરોના સારવાર દરમિયાન આજે ચેન્નઇ ખાતે અવસાન થયુ

ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ થશે

રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન તેમની તબિયત વધુ ખરાબ થતાં એર એમ્બુલન્સ દ્વારા તેમણે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફેફસા ની સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા રાજકોટ ખાતે તેમના નશ્વર દેહ ની અંતિમ વિધિ યોજવા માટે તજવીજ હાથ ધરાઇ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિવંગત ને શોકાંજલી પાઠવતા ટ્વિટ માં કહ્યું છે કે બાહોશ વકીલ તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા અભયભાઇ સમાજ સેવા માં પણ આગળ પડતાં હતા અને તેમની વિદાય થી મોટી ખોટ પડી છે ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રધ્ધાજલિ પાઠવી છે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે સ્વર્ગસ્થ અભયભાઇ ને શ્રદ્વાંજલી પાઠવતા કહ્યું છે કે તેમની અણધારી વિદાય થી ગુજરાત ના જાહેર જીવન માં મોટી ખોટ પડી છે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે પોતાના શોક સંદેશા માં કહ્યું ચ્હે કે અભયભાઇ ને વિદાય થી ભાજપે એક સન્નિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ગુમાવ્યો છે અદના લોક સેવક તરીકે તેમની કામગીરી લોકો હંમેશા યાદ કરશે તેમ શ્રી પાટિલે ઉમેર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અભય ભારદ્વાજ ના દુખદ અવસાન અંગે ઊડું દૂઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે અમારા પક્ષે મજબૂત કાર્યકતા અને મે પોતે એક અંગત મિત્ર ગુમાવ્યો છે

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં પી એમ

રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા અમ

અને બી

પરમીશન પણ મેળવવામાં આવી છે

વેન્ટીલેટર સહિત આઇ સી યુ

જી

બી બી

આ દિવસ એઇડસ અંગે લોકોને જાગૃત કરવા માટે ઉજવવામાં આવેછે વિશ્વ એઇડસ દિવસ વાયરસથી પીડીત લોકોની મદદ કરવા માટે પ્રેરિત કરેછે દેશમાં એચઆઇવી પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એય

એઇડઝ સંસ્થા દ્વારા સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે

કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડીદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

તે પૈકી એક સભ્ય કાયદા ન્યાયતંત્ર ક્ષેત્રથી પસંદ કરવામાં આવેછે આ નિયમ અંતર્ગત મેહ઼લ ગાંધીની નિયુકિત કરવામાં આવી છે વીજ નિયમન પંચના સભ્ય તરીકે તેમનો પદભાર સંભાળવાનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે સોમનાથ સંકલ્પ દિવસ આજે સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી

એસ એફ નો સ્થાપના દિવસ ઉજવાઇ રહ્યો છે

એફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહી વિશેષ ઉજવણી જોવા મળી છે

આર પી એફ ની ટુકડીઓ મરદાનગીથી લડી હતી આ લડાઈમાં શહીદ થયેલા સી

જવાનોની સ્મૃતિમાં રણ વચ્ચે સરદાર ચોકી બનાવવામાં આવી છે અને ત્યાં શહીદોને વિરંજલી અર્પણ કરવાના કાર્યક્રમ યોજાતા રહે છે કચ્છમાં રણ અને દરિયામાં આવેલી તમામ ચોકીઓ ઉપર જવાનોએ સ્થાપના દિવસની ભાવવિભોર બની ઉજવણી કરી હતી